ગઈકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન અંગેના આભાર પ્રસ્તાવનો પ્રતિભાવ આપતા તેમણે કહ્યું હતું કેતેમની સરકાર પ્રામાણીકતા પારદર્શિતા તથા ગરીબો પ્રત્યે સંવેદનશીલ હોવા બાબતે જાણીતી છે શ્રી મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારને નાબદૂ કરવાની બાબત તેમની સરકારે કેન્દ્રમાં રાખી છે અને આ મુદે તે ભારતના નાગરીકોને જવાબદેહી છે તેમની સરકાર પડકારોથી દૂર ભાગતી નથી પ્રધાનમંત્રીએ તેમની સરકારે રાધંજગેસના જોડાજોબધાને આવાસબેંક ખાતાઓ ખોલવાગામોમાં વીજ પુરવઠો પહોંચાડવા જેવા લોકકલ્યાણના લીધેલા પગલાંઓની વિગતો આપી હતી

આ પ્રસંગે ત્રણ કંપનીઓનું વધુ નોકરી આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું

નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગ મંત્રી નીતિનભાઇ પટેલ પાસે ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યે કરેલી રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે આ ઓવરબ્રિજ બનતાં જ્યુબિલી સર્કલ પાસે ટ્રાફિકનો પ્રશ્ન કાયમી રીતે હલ થઇ જશે

ના કાર્યકારી કુલપતિ ડો દર્શનાબેન ધોળકિયાએ ગેઇમ્સના પાંચમા દીક્ષાંત સમારોહમાં આપી હતી